નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારતના નિર્માણના સંકલ્પમાં પાયારૂપ બનશે તેમ જણાવ્યું

રાજ્યના અમરેલી જૂનાગઢ મહેસાણા બનાસકાંઠા અને રાજકોટ સહિત વિવિધ સ્થળોએ નોંધપાત્ર વરસાદ થયો છે રાજ્યમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતાં પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે

અમારા જામનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના કાલાવડના નિકાવામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જ્યારે ભાવનગરમાં ગઈકાલે વહેલી સવારથી સાંજ સુધીમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

ભાવનગર શહેરમાં બે ઘટાદાર વ્રક્ષો પડી ગયા હતા

દેડિયાપાડ અને તિલકવાડામાં દોઢ દોઢ ઇંચ જ્યારે ગરૂડેશ્વર તાલુકામાં એક ઇંચ વરસાદ થયો હતો સતત બે દિવસ વરસાદ થતાં નર્મદાના તમામ ડેમોની સપાટીમાં વધારો થયો છે

નાંદોદ તાલુકાના વાવડી ગામે ગત મોડી રાત્રે બંધ મકાનમાં વીજળી ત્રાટકતા મકાનની છત તૂટી પડી હતી સદનસીબે મકાન બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી વીજળી કડાકા સાથે ત્રાટકતા લોકો અવાજ સાંભળીને ઘરની બહાર આવી ગયા હતા અમરેલી જિલ્લામાં ધારીના ગીર વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે ગીરના જંગલ તેમજ ધારીના સુખપુરમાં ધીમી ધારે વરસાદ થયો છે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે અમદાવાદમાં પણ કેટલાંક વિસ્તારોમાં ઝાપટ્ટં પડ્યું હતું હાલ રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી હોવાથી ખેડ્રતોમાં પાક સુકાવાની ચિંતા વ્યાપી ગઈ હતી ત્યારે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થતાં પાકને જીવતદાન મળ્યું છે ઉત્તર ગુજરાતના અંબાજી નજીક દાંતાના ભેમાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ડાંગ જિલ્લાના સુબિર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર પંથકના લગભગ તમામ તાલુકામાં વરસાદ થયો છે દરમિયાન પાટણમાં વરસાદને રીઝવવા ગુર્જરવાળી મહિલાઓએ ઢૂંઢિયા બાપજીની ફેરી કાઢી પાણીનો અભિષેક કરાવ્યો છે ઢૂંઢિયા બાપજીની સવારી લઈને મહિલાઓ નીકળી હતી જેને ઘરે ઘરે આવકાર મળ્યો હતો

તેમણે જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારતના નિર્માણના સંકલ્પમાં પાયારૂપ બનશે

આ તકે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓનું સર્વગ્રાહી ઘડતર થાય તે અંગેના તમામ પાસાઓને ધ્યાને લેવા સૂચન કર્યું હતું અને તજજો તથા શિક્ષણવિદોને વ્યાપક અને સચોટ સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે સુધારાના રાષ્ટ્રવ્યાપી પ્રયાસો આરંભાયા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસ્કાર સંપન્ન અભ્યાસુ તથા વૈશ્વિક અને રાષ્ટ્રીય પડકારોને સમજી સર્વાંગી વિકાસ સાથે બાળકોનું ઘડતર થાય તે મુજબની નવી શિક્ષણ નીતિ ઘડવા પર ખાસ ભાર મૂકવામાં આવશે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પાયાથી ફેરફાર કરવાનો અવસર છે ત્યારે માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પણ બાળકમાં સંસ્કાર સિંચન સાથે તેને જીવન ઉપયોગી માહિતી મળી રહે તે આજના સમયનો તકાજો છે ઉલ્લેખનીય છે કે ડૉ કસ્તૂરી રંગનના વડપણ હેઠળની સમિતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદ્દો ઘડવા રાજ્યો પાસેથી સૂચનો અને મત મંગાવ્યા છે ત્યારે આ જૂથ ચર્ચામાં જાણીતા શિક્ષણવિદો વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જ્યારે આઠ જિલ્લાના આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવા તેમજ સાત જિલ્લામાં સાત નવી આઉટ પોસ્ટ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઇ રહે તે માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ કટ્ટીબધ્ધ છે તેમ જણાવતા ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જી

ડી સી